શ્રી મોદીએ પુરી ખુર્દા કટક જગતસિંહપુર જાજપુર કેન્દ્રપાડા ભદ્રક અને બાલાસોર જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રી નવિન પટનાયક પણ પ્રધાનમંત્રી સાથે રહ્યા હતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આપત્તિ રાહત માટે લાંબાગાળાનું આયા ેજન થશે શ્રી મોદીએ રાજય સરકારના અધિકારીઓ સાથે રાહત અને પુનઃ નિર્માણ કામગીરીની સમીક્ષા કરી

જેમાં પ્રત્યેક શહેરના મેયર મ્યુનિસિપલ કમિશ્નર તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન હાજર રહ્યા હતાં

નેહ્લ ઠક્કર જાન માસ પાર રમજાન રાજયના મુસ્લિમ પરિવારો દ્વારા આવતીકાલથી પવિત્ર રમજાન માસ ઉજવવામાં આવશે

રમજાન માસની વિશેષ નમાજ આવતીકાલે સવારે કરવામાં આવશે

શ્રીમતી રેમ્યા મોફને અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી સફિત અધિક નિવાસી કલેકટર કે

ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આ ફોડી કલેકટરને અપાઇ ફતી અને તેમણે ભુજ નગરપાલિકાની ફાયર શાખાને સોંપી ફતી અગાઉ તાકીદના સમયે ગાંધીધામ સહિતના સ્થળોએથી ફોડી મગાવવી પડતી ફતી જે ફવે નફીં મગાવવી પડે તેવું ફાયર શાખામાંથી જાણવા મળ્યું ફતું

અને આ મોનીટરીંગ કામગીરી માટે સ્ટાફને તાલીમ બદ્ધ કરી ચાલુ મફિનાથી જ આ કાર્યવાફી શરુ થશે એવા નિર્દેશ પ્રશ્ચિમ કરછ પોલીશ વડા સૌરભ તોલબીયા એ આપ્યો હતો

જયારે ગુજરાતના બાકી જિલ્લાઓમાં હવામના મહદઅંશે સુકું રહેશે